આજે વિધાનસભામાં રાજ્યપાલના સંબ્રોધન અંગેના આભાર પ્રસ્તાવ અંગેની ચર્ચામાં બોલતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુજબ જણાવ્યું હતું

મા ના દૂધનો કોઇ વિકલ્પ નથી તેમ માત્રભાષાનો કોઇ વિકલ્પ નથી તેમ જણાવ્યું હતું વિધાનસભા ગૃહમાં આજના દિવસની કામગીરીના આરંભે તેમણે કહ્યું હતું કે સરકારે ગત વર્ષે ખાસ બિલ પસાર કરીને પ્રાથમિક કક્ષાને ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કર્યું છે તેમણે કહ્યું હતું કે વિવિધ સંસ્થીઓ એને સંગઠનો દ્વારા વિશ્વ માતૃભોષા દિવસની ઉજવણીના કાર્યક્રમો થઇ રહ્યા છે તે થી જનજાગૃત્તિ પણ વધી રહી છે

આ માટેની જરૂરી તમામ વહીવટી પ્રક્રિયા આટોપી લેવાઈ છે

મી

જો લાયકાત ધરાવનાર કોઇ નાગરિકનુંમતદારયાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો હજુપણ સતત સુધારણા કાર્યક્રમ હેઠળનિયત નમૂના ફોર્મ નં

જયાંમતદારયાદીની વિગતો ચકાસીશકાશે તેમજ મતંદારયાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજુકરી શકાશે નિયત નમૂનાના કોરાફોર્મ મતદાન મથક ખાતે ઉપસ્થિત બુથ લેવલ ઓફિસર પાસે ઉપલબ્ધ રહેશે જેથી મતદારયાદીમાં નામ દાખલ થયેલ હોવા અંગે ચકાસણી કરી લેવા કચ્છ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર સુશ્રી રેમ્યા મોફન દ્વારાજાહેર જનતાને અનુરોધ કરાયો છે

રાજ્યભરના એસ ટી

એલ પર ગયા હોવાથી જીલ્લા ભરના એસ ટી

ટી બસમાં પ્રવાસ કરે છે ત્યારે આજે આ હડતાલને પગલે ખાનગી વાહન યાલકોને દોઢ થી બે ગણું ભાડું ય્રકવીને પ્રવાસીઓ પોતના ગંતવ્ય સ્થણે પહોચી શક્યા હતા